પ્રધાનમંત્રીએ આ ઘટનાને ભારતીય કૃષિ ઇતિહાસની ક્રાંતીકારી ક્ષણ ગણાવી

ગૃહે વિધેયકોને પ્રવર સમિતિને મોકલવાની વીપક્ષની માંગણીનો પણ અસ્વીકાર કર્યો હતો ઉલ્લેખનીય છે કે લોકસભા આ બંને વિઘેયકોને બહાલી આપી યુકી છે રાજયસભામાં વિધેયકોને બહાલી મળ્યા બાદ ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત કરાઇ હતી આ દરમિયાન કોંગ્રેસ તૃણમુલ કોંગ્રેસ વામપંથી દળો તથા આમ આદમી પક્ષના સભ્યો ગૃહની મધ્યમાં જઇ વિધેયકોનો વિરોધ કરતા રહ્યાં હતા વીપક્ષોના શોરબકોર વચ્ચે ગૃહની કાર્યવાહી પણ સ્થગિત કરવી પડી જયારે ગૃહની બેઠક ફરી મળી તો વીપક્ષોના હંગામા અને નારેબાજી વચ્ચે ગૃહે બંને વિધેયકોને ધ્વનમતિથી મંજુર કર્યુ હતું વિધેયકો પરની ચર્ચા દરમિયાન કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું કે સરકારે ખેડુતોની આવક બમણી કરવા ખેડુતો તથા રાજયો સાથે વાતયીત કરી અનેક પગલા ઉઠાવ્યા છે તેમણે કહયું કે છેલ્લા છ વર્ષોમાં લઘુતમ ટેકાના ભાવોમાં ઘણો વધારો થયો છે આ ઉપરાંત કૃષિ ક્ષેત્રના વિકાસ માટે એક લાખ કરોડ રૂપિયાના કૃષિ માળખાકીય ભંડોળની રચના કરાઇ છે શ્રી તોમરે આ વિધેયકોને ઐતિહાસીક ગણાવતા કહયું કે આ વિધેયકો મંજુર થવાથી ખેડુતોને પોતાની ઉપજ દેશભરમાં વેચવાની સ્વતંત્ર મળશે તથા ખેડુતોને ઉપજની સારી કિંમત પણ મળશે તેમણે સ્પષ્ટ કર્યુ કે સરકાર લધુત્તમ ટેકાના ભાવો નિર્ધાર કરવાનું પહેલાની જેમ જ ચાલુ રાખશે

શ્રી મોદીએ ખેડુતોને અભિનંદન આપતા કહયું કે આ વિધેયકોથી કૃષિ ક્ષેત્રોમાં આમુલ પરીવર્તન આવશે અને કરોડો ખેડુતો સશકત બનશે તેમણે કહયું કે આનાથી ખેડુતો વચેટીયાઓથી મુકત થશે અને તેમની આવક બમણી કરવાના પ્રયાસોમાં મદદ મળશે આ વિઘેચકોને મંજુરી મળતા ખેડુતો સરળતાથી અદ્યતન ટેકનોલોજી સુધી પહોચી શકશે શ્રી મોદીએ ભારપુર્વક ઉમેર્યુ કે લઘુતમ ટેકાના ભાવોની વ્યવસ્થા ચાલુ રહેશે અને સકારી ખરીદ પ્રક્રિયા પણ ચાલુ રહેશે જોષી વિપક્ષ રાજયસભા સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ રાજયસભામાં કૃષિ સંબંધિત બે વિધેયકોને મંજુર કરવા દરમિયાન કરાયેલી ધકકા મુકકી માટે વીપક્ષોની આલોચના કરી છે શ્રી જોશીએ સંવાદદાતાઓને જણાવ્યું કે ગ્રૃહમાં વીપક્ષોએ શરમજનક વ્યવહાર કર્યા છે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પણ વીપક્ષો પર રાજયસભામાં લોકશાહી વિરુધ્ધનું કૃત્ય કરી ગૃહનું અપમાન કરવાનો આરોપ મુકથો છે દરમિયાન વિપક્ષોએ રાજયસભાના ઉપસભાપતિ શ્રી હરિવંશ વિરુધ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ મુકથો છે

તેમણે ગૃહમાં ઉપસભાપતિના વ્યવહાર પર પણ પ્રશ્ન ઉઠાવ્યો છે વિપક્ષ રાજયસભા રાજયસભામાં કોંગ્રેસ અને અન્ય વીપક્ષી દળો ગૃહની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરાયા બાદ પણ વિરોધ સ્વરૂપે ગૃહની અંદર જ ધરણાએ બેઠા હતા કોંગ્રેસ તૃણમુલ ટીએમકે વામપંથી દળો તથા અન્ય વીપક્ષી દળો રાજયસભાના કક્ષમાં જ ધરણા પર બેઠા હતા બાદમાં તેઓએ સંસદ ભવન પરીસરમાં ગાંધીજીની પ્રતિમાની સામે વિરોધ પ્રદર્શન કર્યુ

પ્રધાનમંત્રી બિહાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિહારમાં નવ ધોરીમાર્ગના પ્રોજેકટોનો વીડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી આવતીકાલે શિલાન્યાસ કરશે

આ માર્ગોના લીધે બિહારમાં તથા પાડોશી રાજયો ઉત્તરપ્રદેશ તથા ઝારખંડ સાથે માલ સામાનની હેરફેર અને લોકોની અવર જવર સરળ બનતા આ વિસ્તારના આર્થિક વિકાસનું નવુ બળ મળશે

પ્રધાનમંત્રી ચાર ચાર લેનના ત્રણ મોટા પુલોનું પણ ઉદઘાટન કરશે પ્રધાનમંત્રી ઓપ્ટીકલ ફાઇબર ઇન્ટરનેટ સેવાઓને પણ ખુલ્લી મુકશે

આ યોજના ધ્વારા બિહારના લોકોને ઇ શિક્ષ ઇ ક઼ષિ ટેલી મેડીસીન ટેલી લો અને સામાજીક સુરક્ષા સંબંધી અન્ય ડીજીટલ સેવાઓ માત્ર એક બટન કલીક કરવા પર ઉપલબ્ધ થશે રાષ્ટ્રપતિ જમ્મુ કાશ્મીર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહયું કે જમ્મુ કાશ્મીરને જ્ઞાન અને નવીનીકરણનું કેન્દ્ર બનાવવા રાષ્ટ્રીય શિક્ષણ નીતી અંગે સંકલ્પબધ્ધ બની તેનું અક્ષરસઃ પાલન કરવુ આવશ્યક છે જમ્મુ કાશ્મીરમાં નવી શિક્ષણનીતી લાગુ કરવા અંગેના એક સંમેલને વીડીયો કોન્ફરન્સ ધ્વારા સંબોધતા શ્રી કોવિંદે આ મુજબ જણાવ્યું રાષ્ટ્રપતિ એ કહ્યું કે ભારતની વિશાળ જનસંખ્યાનો ફાયદો ત્યારે જ મળી શકશે જયારે નવયુવાનોને કૌશલ્ય પ્રશિક્ષણ મળશે અને તેઓ ધ્વારા અર્થમાં શિક્ષિત બનશે જીવન મુલ્યો આધારીત શિક્ષણ પર ભાર મુકતા શ્રી કોવિંદે કહ્યું કે દેશની પરંપરાઓ અને સમૃધ્ધ સંસ્કૃતિને સમજવુ ખુબ જ જરૂરી છે અને આ કાર્ય માતુભાષાના માધ્યમથી જ થઇ શકે છે

બીજી સેમી ફાઇનલમાં ડેનીસ શાપોવાલોવ અને ડિએગો વાજમેન વચ્ચે રમાશે